તે મુજબ તમામરાજયો અને કેન્દસાશિત પ્રદેશોના મુખ્યસચિવોને લખાયેલા પત્રમાં ગૃહમંત્રાલયે માહિતી આપી છ કે સ્વતંત્રતા દિવસની ઉજવણી રાજયો જિલ્લા અને પંચાયતમાં ફરજિયાત સામાર્જિક અંતરના ધારાધોરણને ધ્યાનમાં રાખીન કરવામાં આવશે મોટા પ્રમાણમાં લોકો એકઠા ન થાય તેની તકેદારી રાખવાની રહેશ સરકારે રાજય અને જિલ્લા અધિકારીઓને આત્મનિર્ભર ભારત અભિયાનનો વિસ્તાર અને સ્વનિર્ભરતાની થીમ આધારિત કાર્યક્રમો અને પ્રવતિઓ મહતમ કરવા અનુરોધ કયો છે

આ ચુટણી અંગેની તારીખ શિડયુલ તેમજ માર્ગદર્શિકા હવે પછી જાહેર કરવામાં આવશે

તેમાં જણાવ્યું છે કે પેટા ચુટણી યોજવામાં આવશે તો કોરોના સંક્રમણ વકરી શકે છે જેથી આ પેટા ચુટણી મોકફ રાખવી જોઈએ આરતી ભટ ગુજરાત હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ દવારા હાથ ધરવામાં આવેલી સુઓમોટો અરજીમાં ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટિસ જે

પારડીવાલાની ડીવીઝન બેચે રાજય સરકારને જણાવ્ય છે કે હાલની કોરોના સંક્રમણની સ્થિતિન જોતાં ઘરથી નીકળનાર લોકોએ માસ્ક પહેરવં ખુબ જરૂરી છે અને જો માસ્ક ન પહેરે તો રૂા

તદઉપરાંત ચીફ જસ્ટિસની બેન્ચ ઈન્જેકશન ની કાળાબજારો સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે

જયારે ગુજરાત રાજયમાં કોરોના વાયરસના દૈનિક હજારથી વધુ કેસ નોંધવાનો ક્રમ ચો થા દિવસે જારી રહયો છે

બોર્ડની વબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઈબી ડોટ ઓઆરજી પર ઓનલાઈન અરજી કરી શકાશે

જેમાં એક અઠવાડીયાની મદત વધારાવામાં આવી છે

જેને પગલે આવતીકાલે જીલ્લામાં વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા નાંગપંચમીનાં તહેવાર નિમિતે ભુજીયાની તળેટીમાં યોજાતો લોકમેળો પણ રદ્દ કરવામાં આવ્યો છે